તેમની સિદ્ધિઓને બિરદાવી પ્રધાનમંત્રીએ સફળતા માટે તેમની માનસિક શક્તિઓનાં વખામ કર્યા અને વૈશ્વિક સ્તરે ભારતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપ્યાં શ્રી મોદીએ આ સફળતા માટે તેમના કોચની ભૂમિકાને પણ બિરદાવી પ્રધાનમંત્રીએ રમતવીરોને આશાસ્પદ બનીને ખમીર ટકાવી રાખવા અને આથી પણ વધુ ઉંચાઇઓ સર કરવા માટે શુભેચ્છાઓ પાઠવી

નક્રાએ આજે નવી દિલ્હીમાં ઝીકા વાયરસ તથા એચ

વન ફલુ અંગે સમીક્ષા કરી હતી તેમણે ઝડપથી તેના કેસ શોધી કાઢવા અને લોકોને વધુ ઉત્તેજના ન ઉભી કરવા તથા આરોગ્ય અધિકારીઓને સહયોગ આપવા અનુરોધ કર્યો છે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે દવાઓ કે ટેસ્ટ કીટની ખોટ નથી પરંતુ આ પ્રકારના રોગોમાં જાગૃતિ ખૂબ જ જરૂરી છે

તેમણે કહ્યું કે દિલ્હી સહિત ઘણા રાજ્યોએ તેનો અમલ કર્યો નથી નવી દિલ્હીમાં ભારત ઉર્જામંચની બેઠક દરમિયાન પત્રકારોને જણાવ્યું કે કેન્દ્ર સરકારે ભાવ ઘટાડો કર્યો છે તેમ રાજ્યોએ પણ પ્રતિભાવ આપવો જોઇએ તેમણએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો વધતાં આ અસર થઇ છે અને તેમાં સરકારની કોઇ જ ભૂમિકા નથી

લોકો પોતાનાં સૂચનો અને વિચારો પ્રધાનમંત્રીને નરેન્દ્ર મોદી એપ કે માય ગોવ ઓપન ફોરમમાં કરી શકશે

એમ એસ પર મળેલી લીન્ક દ્વારા પ્રધાનમંત્રીને સીધાં સૂચન કરી શકે

ઊર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા મુખ્યમંત્રી એચ ડી

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું કે પ્રતિમાની આજુબાજુ વિવિધ રાજ્યોના અતિથિ ભવન ફલાવર્સ વેલી વીઝીટર ગેલેરી મ્યૂઝીયમ સહિતની સુવિધાઓ તૈયાર કરાશે

આ પ્રસંગે તેમણે કહ્યું કે સાહિત્ય સર્જન સંસ્કાર ઘડતરમાં મહત્વનો ફાળો આપે છે શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય વારસાથી ગુજરાતની ભૂમિ સમૃદ્ધ છે મુખ્યમંત્રીશ્રીએ દિપોત્સવી અંક સ્વરૂપે સત્વશીલ સાહિત્યિક સર્જન સમયસર પ્રસ્તુત કરવા માટે માહિતી ખાતાના સંપાદક મંડળની સરાહના કરી તેમની કામગીરીને બિરદાવી હતી સચિવશ્રી અશ્વિનીકુમારે દિપોત્સવી અંક વિશે જાણકારી આપતાં કહ્યું કે ગુજરાતી સાહિત્યનો રસથાળ લઈને આવતા દિપોત્સવી અંક ગુજરાતના સાહિત્ય સર્જકો ભાવકો તેમજ વાચક મિત્રોને ગુજરાતી સાહિત્યસભર વાંચનથી દિપોત્સવનો તહેવાર વધુ આનંદમયી બનાવશે વિરલ રાણા નવરાત્રિ પર્વ કચ્છના દેશદેવી મા આશાપુરાજીના સ્થાનક માતાના મઢ ખાતે આજે આશો સુદ આઠમના રોજ પરંપરા મુજબ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે

ગઈ રાત્રે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રજીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ પુર્વક હોમ હવન બાદ રાત્રે સાડા બાર વાગ્યે શ્રીફળ હોમાયું હતું મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા મથક ભુજ સ્થિત આશાપુરા માતાજીના મંદિરે ગઈરાત્રે હવન યોજાશે પુજારી જનાર્દન દવે દ્વારા બીડું હોમાયા બાદ આજે સવારે માતાજીનેજાતર પતરી ચડાવીને માતાજીના આશિર્વાદ મેળવશે

બંગાળી પરિવારોદ્વારા યોજાયેલા આ મહોત્સવમાં છ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે